ઃ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પીઢ નેતા માધવસિંહ સોલંકીનું આજે નિધન થયું પ્રધાનમંત્રી ગુજરાતના રાજ્યપાલ મુખ્યમંત્રી સહિત કોંગ્રેસના અગ્રણીઓએ સદગતને શ્રદ્ધાંજલી પાઠવી

ઃ રાજ્યમાં આજે પણ અનેક ભાગોમાં કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા

આ બેઠકમાં મંત્રીમંડળના સચિવ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ આરોગ્ય સચિવ તથા સંબંધિત વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો પ્રધાનમંત્રીએ વિવિધ મુદ્દે કોવિડ વ્યવસ્થાપનની સ્થિતિની વિસ્તૃત અને વ્યાપક સમીક્ષા કરી હતી રાષ્ટ્રીય નિયમનકારે કોવિશીલ્ડ અને કોવેક્સીન એમ બે રસીઓના ઇમરજન્સી ઉપયોગને મંજુરી આપી છે બેઠકમાં કોવિડ રસીકરણ અંગે કેન્દ્ર તથા રાજ્યોની તૈયારીઓની માહિતી પ્રધાનમંત્રીને આપવામાં આવી પ્રધાનમંત્રીને કો વિન એપ્લીકેશન વેક્સીન વિતરણ વ્યવસ્થાપન પ્રણાલી અંગે પણ માહિતગાર કરાયા ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા ત્રણ કરોડ આરોગ્ય કર્મીઓ તથા અગ્રીમ હરોળના કર્મચારીઓને રસી અપાશે

તેમણે વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી છે તેમણે જણાવ્યું કે ગુજરાતના રાજકારણમાં તેમણે દાયકાઓ સુધી કરેલી કામગીરી તથા સમાજસેવા ક્ષેત્રે આપેલુ યોગદાન હંમેશા યાદ રહેશે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક મહાનુભાવોએ તેમના અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી છી મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમત્રી સ્વ માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી સદગતને ભાવસભર અંજલિ આપી હતી

માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી મંત્રી મંડળના સભ્યોએ આ બેઠકમાં સદગત માધવસિંહ સોલંકીના સન્માનમાં બે મિનિટનું મૌન પાળી દિવંગત આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરી હતી રાજ્ય મંત્રી મંડળે સ્વ માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રી પદ દરમ્યાનની સેવાઓ તેમજ જાહેર જીવન અને સમાજ જીવનમાં તેમના સેવાકીય પ્રદાનની સરાહના કરતા શોક પ્રસ્તાવ પણ પસાર કર્યો હતો ગુજરાત કોગ્રેંસના પ્રમુખ અમિત ચાવડા વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી સહિત કોગ્રેંસનાં અગ્રણી નેતાઓએ સદગત માધવસિંહ સોલંકીને શ્રધધાંજલિ પાઠવી છે

મુખ્યમંત્રી શ્રી એ સદગતનાં પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમનાં આત્માની શાંતિ માટે પ્રાર્થનાં કરતાં જણાવ્યુ હતું કે જીવણદાદાનાં અવસાનથી ખેડૂત જગતે સનિષ્ઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તા ગુમાવ્યા છે

પાટીલે પણ સદગતનાં નિધન અંગે દુઃખની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતુ કે શ્રી જીવણદાદા એ તેમનું સંપૂર્ણ જીવન ખેડૂતોનાં હિત કલ્યાણ અને ઉત્થાન માટે સમર્પિત કરીને સેવાનાં ભાવથી ન વિસરાય તેવું કાર્ય કર્યું છે ઈશ્વર દિવંગતનાં આત્માને શાંતિ અર્પે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

જેમાંથી બે પક્ષીના વિશેરામાં બર્ડફલુના લક્ષણો હોવાનું ભોપાલ સ્થિત લેબોરેટરી જાહેર કર્યું છે જેને પગલે જૂનાગઢ જિલ્લા કલેકટર ડોક્ટર સૌરભ પારધીએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને માણાવદર તાલુકાના બાટવા પંથકમાં કેટલાક નિયમોનું પાલન કરવા સૌ કોઈને અપીલ કરી છે બાટવા ખારા ડેમથી એક કિલોમીટરની ત્રિજ્યામાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મરઘી અને ઈંડાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ કેટલાક દિવસ આ બધી વસ્તુઓનું વેચાણ કરવા મનાઇ ફરમાવી છે

વિક્રાંત ગરાસીયાએ પશુપાલકોને બર્ડફલૂને લઇ શુ તકેદારી રાખવી તે વિશે માહિતી આપી

કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છોટા ઉદેપુર જિલ્લામાં ગઈકાલથી જ ગાઢ ધુમ્મસ ભર્યા વાતાવરણ સાથે છ તાલુકામાં સાર્વત્રિક કમોસમી વરસાદ વરસતાં ઘરતીપુત્રો ચિંતામાં મૂકાયા છે આ કમોસમી વરસાદથી કપાસ તુવેર ઘઉં જેવા પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે

તો નર્મદા જિલ્લાનાં રાજપીપળા ખાતે પણ વાતાવરણમાં પલટો આવતાં વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતા બેવડાઈ છે

ભરૂચ જિલ્લાનાં નેત્રંગ તાલુકા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સાથે ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે

પાટીલની અધ્યક્ષતામાં કમલમ્ ખાતે નવનિયુક્ત પ્રદેશ હોદેદારોની આજે પ્રથમ બેઠક યોજાઈ ભાજપ પ્રદેશ મંત્રી મહેશ કસવાલાએ આ બેઠક અંગેની માહિતી આપતાં કહ્યું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની યૂંટણીઓ અંગે વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી